હર્ષ વર્ધને કહ્યું છે કે કોવિડ સુરક્ષા માટેની બન્ને રસી કોવિશિલ્ડ અને કોવેક્સિન એકદમ સલામત છે

ગઈકાલે પયાસ લાખ ટન માલસામાનની હેરફેર કરીને નવો વિક્રમ રચાયો છે

નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે એઇમ્સમાં સૌપ્રથમ રસી લીધી હરતી નાગરિકો કોવિન પોર્ટેલ અથવા આરોગ્ય સેતુ સહિત અન્ય આઈટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈપણ સમયે રસીકરણ માટેનો સમય નિર્ધારિત કરી શકે છે

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે રાજ્ય વિમા યોજના સાથે સંકળાયેલી બધી જ ખાનગી હોસ્પિટલોનો કોવિડના રસીકરણ માટે ઉપયોગ કરવાની મંજૂરી બધી જ રાજ્ય સરકારોને આપવામાં આવી છે

હર્ષ વર્ધને કહ્યું છે કે કોવિડ સુરક્ષા માટેની બન્ને રસી કોવિશિલ્ડ અને કોવેક્સિન એકદમ સલામત છે

આ રસી વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ છે પરંતુ ઘણી ખોટી માહિતી ફેલાઇ છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ રસી લઈને દેશને સ્પષ્ટ સંદેશ આપ્યો છે અને આ સંબંધમાં તમામ ખોટી માહિતી અને અફવાઓને ફગાવી દીધી છે તેમણે કહ્યું કે રસી લેવાથી કેટલાક લોકોને સોજો આવવો અથવા તાવ જેવી સાધારણ આડઅસરો જોવા મળે છે આવું કોઈપણ સામાન્ય રસીકરણ દરમિયાન પણ થાય છે તેમણે કહ્યું કે કોવિડ રસીકરણ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી હોતું નથી

શ્રી હર્ષ વર્ધને કહ્યું કે ભારતે મૈત્રી અંતર્ગત પડોશી દેશો તેમજ અન્ય દેશોમાં પણ રસી પૂરી પાડી છે

આ વર્ષના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લેવાયેલા પગલા અંગેના એક વેબિનારમાં તેમણે કહ્યું કે શાકભાજી અને ફળોના સંસ્કરણ એકમો વધારવા તેમજ ખેડૂતોને તેમના ગામની નજીક અદ્યતન અન્ન સંસ્કરણ કેન્દ્રો અને સંગ્રહ સ્થાનો ઉપલબ્ધ થાય તે પણ જરૂરી છે પ્રધાનમંત્રીએ ખેડૂતોને તેમની કૃષિ ઉપજોના વેયાણના વિકલ્પો વધે તથા વૈશ્વિક સ્તરે અન્ન સંસ્કરણ બજારમાં ભારતીય કૃષિ ઉપજોને સ્થાન મળે તેવા પ્રયાસો વધારવા અનુરોધ કર્યો હતો

ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનનું ચોથી માર્ચના રોજ સમાપન થશે

આ ત્રણ દિવસીય શિખર સંમેલનમાં ડેન્માર્ક ભાગીદાર દેશ છે

ગયા મહિને માલસામાન આવક અને ગતિના સંદર્ભમાં નૂરના આંકડા જાળવી રાખે છે

વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની આ છઠ્ઠી આવૃત્તિ વર્ચ્યુઅલ રાખવામાં આવી છે

ગૃહનિર્માણ અને શહેરી બાબતોના સચિવ દુર્ગાશંકર મિશ્રાએ વેબિનારમાં વાત કરતાં કહ્યું કે આ સર્વે શહેરો અને નગરોમાં સ્વસ્થ સ્પર્ધાની ભાવના તરફ દોરી ગયો છે

જો કે કોવીડ રોગયાળાને લીધે બે મહિના વિલંબ થયો છે

સ્વચ્છતાના માપદંડ સુનિશ્ચિત કરવાના મંત્રાલયના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને ગંદાપાણીના પ્રક્રિયા દ્વારા પુનઃ ઉપયોગ સંબંધિત પરિમાણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ આવૃત્તિમાં કચરાના નિકાલની વ્યવસ્થા અને ઉપાયના નિર્ણાયક મુદ્દા પણ પ્રકાશમાં આવ્યા છે શ્રી મિશ્રાએ કહ્યું કે સ્વચ્છ સર્વેક્ષણ સાચા જન આંદોલન તરીકે નાગરિકોને જોડી રહ્યું છે વોટ ફોર યોર સિટી એપ્લિકેશન સ્વચ્છતા એપ અને સ્વચ્છ સર્વેક્ષણ પોર્ટલ જેવા વિવિધ પ્લેટફોર્મ દ્વારા ત્રણ કરોડથી વધુ નાગરિકોનો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે